ભુજની ફવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારના જણાવ્યા મુજબ વાવાઝોડાની ફંટાવાની દિશા જોતાં તે આવતીકાલે નલિયા તરફના સમુક્રથી કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યાંથી ઉત્તર ગુજરાત તરફ આગેકુચ કરી રાજસ્થાન તરફ જતુ રહેશે રાકેશકુમારે જણાવ્યુ હતું કે હાલ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પણ રાત સુધીમાં તે નબળુ પડી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ જશે કચ્છમાં લેન્ડફોલ થશે ત્યારે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું ફશે કચ્છથી ઉત્તર ગુજરાત તરફ પફોંચશે ત્યારે તે ડીપ્રેશનમાં અને રાજસ્થાન પહોંચતા સુધીમાં તે વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાયુ ગયુ ફશે અર્થાત લેન્ડફોલ પુર્વેથી લઈ આગેકુચ દરમિયાન તે નબળ્ થઈ જશે

નિવાસી નાયબ કલેક્ટર કે

ઝાલાએ જણાવ્યુ કે વાવાઝોડા પર તંત્રની ચાંપતી નજર છે

એક એક ટીમ ગાંધીધામ નલિયા અને માંડવીમાં તૈનાત કરાઈ છે બે ટીમ ભુજમાં સ્ટેન્ડબાય છે

તેમણે ઉમેર્યુ હતુ કે પરિસ્થિતિને અનુલક્ષીને પોર્ટ ઓપરેશન્સ સ્થગિત કરવામાં આવ્યા નથી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગરૂવારે બંન્ને ગુહ્રોની સં યુક્ત બેઠકને સાંબો ધન કરશે

ક્રષિ મેળાની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી ખેતી લક્ષી વિવિધ સ્ટોલની મુલાકત લઈ માહિતી મેળવી હતી

ફાઈવોલ્ટેજ અને ફાઈપ્રોફાઈલ એવી આ મેચની સૌથી રસપ્રદ વાત એ છે કે વલ્ડકપમાં અગાઉની મેચોમાં પાકિસ્તાન કદી ભારત સામે જીતી શક્યુ નથી ત્યારે આજે વિરાટ કોફલીના નેતૃત્વમાં ભારતીય ટીમ એ રેકોર્ડ જાળવી રાખશે કે કેમ તે બાબત મફત્વપૂર્ણ છે વરસાદના વિધ્નના ડર સાથે શરૂ થયેલ મેચમાં પાકિસ્તાને ટોસ જીતી બોલિગ પસંદ કરી હતી